રાજ્ય સરકારે કેશોદમાં તુવેરની ખરીદીમાં ભેળસેળ અંગેના અહેવાલોની તપાસના આદેશ આપ્યા છે

ભારતીય મહિલા ટીમમાં રાજ્યની સરિતા ગાયકવાડનો સમાવેશ કરાયો છે

આજે થનાર મતદાનમાં ગિરીરાજસિંહ એસ

આહલુવાલીયા બાબુલ સુપ્રીયો ગજેન્દ્રસિંહ શેખાવત પી

ચૌધરી સુદર્શન ભગત સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ ઉર્મીલા માતોડકર આર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

કાશ્મીરમાં અનંતનાગ બેઠકનો હિસ્સો એવા કુલગામ જિલ્લામાં સલામતી વ્યવસ્થા ચુસ્ત બનાવવામાં આવી છે

હવામાન વિભાગ દ્વારા અમદાવાદ માટે જારી કરાયેલા રેડ એલર્ટના પગલે તકેદારીના પગલાંરૂપે અમદાવાદ મહાનગરપાલિકાએ હીટ એક્શન પ્લાન તૈયાર કર્યો છે

વધુ પડતા પ્રવાહીનો ઉપયોગ કરવો લીંબુ શરબત શેરડીનો તાજો રસ તાજા ફળોનો રસ સતત પાણી પીતા રહેવું લાંબા સમય સુધી તડકામાં ઉભા ન રહેવું આખું શરીર ઢંકાય તેવા કપડા પહેરવા અને માથા પર ટોપી પહેરવી નાના બાળકો સગર્ભા સ્ત્રીઓ વૃદ્વોએ ઘરની બહાર નીકળવાનું ટાળવું તેમજ લાંબો સમય સુધી ભુખ્યા રહેવું નહીં જેવા તકેદારી પગલા લેવા અપીલ કરાઇ છે

ટી ડેપોમાં એસ ટી કર્મચારીઓ માટે આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાઈ ગયો આ કાર્યક્રમમાં કર્મચારીઓના બ્લડપ્રેશર બ્લડ સુગર સહિત સ્વાસ્થ્ય સંબંધી ચેક અપ કરાયા હતા આ ઉપરાંત કર્મચારીઓને ગરમ લૂથી બચવા માટેના ઉપાયોગ અંગે સમજણ આપવામાં આવી હતી

નું વિતરણ કરી તેના ફાયદા અંગે માહિતગાર કરાયા હતા

સાથે રાખવા અને મુસાફરી કરતાં લોકોને તેનું દ્રાવણ બનાવીને આપવાની સમજ અપાઈ હતી